નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના નિયામક ડો

બેઠકમાં શ્રી હર્ષ વર્ધન ઉપરાંત વિદેશમંત્રી જયશંકર નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે જહાજ અને રસાયણ તથા ખાતર બાબતોના રાજ્યમંત્રી મનસુખ માંડવીયા વગેરે જોડાયા હતા

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કચ્છ જિલ્લાના સિંચાઇના આ મહત્વના અને ઉપયોગી કામોની જરૂરિયાત સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના ધ્યાને મુકતા આ રકમની સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે આમ કચ્છ જિલ્લામાં તળાવ ચેકડેમ અને નહેરોના વિવિધ સિંયાઇના કામોની સૈધ્ધાંતિક મંજુરી મળતા સિંચાઇના કામો ઝડપથી પૂર્ણ થઇ શકશે અને આ વિસ્તારના લોકોને સિંચાઇનો લાભ મળશે પરિણામે ધરતીપુત્રો વધુ પાકનું ઉત્પાદન કરી શકશે

તેઓ બન્ની પચ્છમ વિસ્તારમાં ચર્મકલાને જાળવી રાખવામાં અગ્રેસર રહ્યા હતા

હાલમાં અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં નવા મતદારોની નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે

અબડાસા વિધાનસભા બેઠકના યૂંટણી અધિકારી ડી